કેન્દ્ર સરકારે ગુજરાતમાં બી

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના દર્દીઓ અંગે ચિંતા ન કરવા અને વહીવટીતંત્રને સહ્યોગ આપવા મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ અનુરોધ કર્યો

ગુજરાતમાં પણ આ સોલીડારીટી દ્રાયલના પ્રયોગો હાથ ધરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને રજુઆત કરી હતી

રાજ્યની વધુ યાર હોસ્પિટલો એસ

પી અમદાવાદ જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ગોત્રી વડોદરા સરકારી મેડીકલ કોલેજ અને ન્યુ સીવીલ હોસ્પિટલ સુરત તેમજ પીડીયુ કોલેજ રાજકોટ માટે પણ અનુમતી મેળવવાની કાર્યવાહી રાજય સરકારે શરૂ કરી છે

એટલુ જ નહી કોરોના સંક્રમિતોના ત્વરીત સાજા થવાની સંભાવનાઓ પણ વધી જશે

તેમણે કહયું કે વિશ્વના લોકો અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આને સમર્થન આપ્યું છે

ડોકટર હર્ષ વર્ધને કહયું છે કે સરકાર ધ્વારા કરવામાં આવેલા ઉપાયોથી દેશને ત્રીજા સ્તરના સંક્રમણથી બચાવી લેવામાં આવ્યો છે તેમણે કહયું કે અત્યાર સુધી દસ લાખ લોકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું છે અને સરકાર યોગ્ય રીતે આ કામ કરી રહી છે

પત્રકારોને માહિતી આપતાં શ્રી નહેરાએ કહ્યુકે ટેસ્ટિંગ વધારવાના કારણે દર્દીઓનો આંક વધુ છે જે ચિંતાનું કારણ નથી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજથી અમદાવાદ શહેરમાં ફેરીયાઓ માટે સ્ક્રીનીંગ કરીને તેમને પાસ આપવામાં આવશે જે સાત દિવસ સુધી ચાલશે જેમની પાસે પાસ નહી હોય તે લોકો વેપાર નહી કરી શકે

જીલ્લામાં ફાલ સરકાર ધ્વારા ઘઉના પાક બાદ હવે ચણાના પાકની ખરીદી શરૂ કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપે છે અમારા મહીસાગરના પ્રતિનિધિ કૌશિક જોષી

આજે નોંધાયેલા ત્રણ કેસો અગાઉના કેસો ધરાવતા વોરાવાડ વિસ્તારમાંથી મળી આવ્યા છે